મોટેરા સ્ટેડિયમમાં હાજર રહેનાર આમંત્રિતો અગ્રણી નાગરિકો સહિત વિશાળ જનસમુદાયને સરળતાએ કાર્યક્રમ સ્થળે પહોયી શકાય તે માટે રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ ગોઠવેલી વ્યવસ્થા અંગેની વિગતો મુખ્યમંત્રી રૂપાણીએ ઝીણવટપૂર્વક તપાસી હતી અને આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે સૌને મહેનતમાં કયાશ નહીં રાખવાની અપીલ કરી હતી

પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રી મહોત્સવ ત્રણ દિવસ યાલશે જેમાં ધાર્મિક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનોત્રિવેણી સંગમ રચાય તેવી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે

જેથી શિવ ભક્તોની મેદની સહેલાઈથી દર્શનનો લ્હાવો લઈશકે સોમનાથ ટ્રસ્ટ સંસ્કાર ભારતીઅનેગુજરાત સરકારના સયુંકત ઉપક્રમે પ્રથમ વાર સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાંરાષ્ટ્રીયલોક રંગ મહોત્સવ યોજાશે